આયુ વેદ પ્રમાણીત ઔષધ ના પેકિંગ અને ઉકાળા નું વિતરણ આમ જનતા ને કરવા ઉપરાંત પોલીસ જવાનો ને પણ આરોગ્ય સુ ધરે તેવા ઓસડીયા માંથી બનેલી દવા અપાય છે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કમલેશ જોશી જણાવે છે કે ભુજ ની કોવિડ હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ કરાયેલા કોરોના પોઝીટીવ દર્દીઓ ને પણ આયુ વેંદિક દવાઅપાતાં સારા પરિણામ જોવા મળ્યા છે